ગઇકાલે ડિસ્કવરી ચેનલ ઉપર પ્રસારિત થયેલા જાણીતા શો મેન વર્સેસ વાઇલ્ડમાં રજુઆતકાર બેઅર ગ્રીલ્સ સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું તેમણે કુદરત ઉપર સ્નેહ રાખવા તથા માત્ર પોતાના માટે નહીં પણ ભાવી પેઢીઓ માટે જતન કરીને કુદરતી સંસાધનો ઉપયોગ કરવાની શીખ આપી હતી તેમણે કહ્યું કે ભારતમાં લીલાછમ વનો ઘણા પ્રકારના પ્રાણીઓ સુંદર પર્વત અને નદીઓ જોવા મળે છે જીમ ક્રોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનને સુંદર કુદરતી સ્થળ તરીકે ઓળખાવીને પ્રધાનમંત્રીએ કુદરતને ચાહનાર લોકોને એકવાર આ ઉદ્યાનની મુલાકાત લેવાનું ઇજન આપ્યું હતું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

મુખ્યમંત્રી રશિયા પ્રવાસના બીજા દિવસે ગઇકાલે ઇન્ડિયા રશિયા કો ઓપરેશન ઇન ધ રશિયન ફાર ઇસ્ટ સેમિનારમાં ગુજરાતના વેપાર ઉદ્યોગ પ્રતિનિધિમંડળ સાથે સહભાગી થયા હતા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

અને કલેક્ટરને તપાસના આદેશ આપ્યા હતા અને ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે તે માટે સૂચનાઓ આપી હતી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

અમદાવાદમાં ઇસરો દ્વારા આયોજીત ઉદ્દઘાટન સમારોહમાં દેશના અંતરિક્ષ અણુઉર્જા વિભાગ તેમજ ઇસરોના વરિષ્ઠ અધિકારીઓ અને વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા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 પોતાના સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ડોક્ટર વિક્રમ સારાભાઇની વિચારધારાને કારણે ભારત આજે વિશ્વમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે એક શક્તિશાળી દેશ બન્યો છે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

જો કે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવતીકાલથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે

દરમ્યાન ગત સપ્તાહે ભારે વરસાદના પગલે થયેલા નુકસાનના કારણે વહીવટતંત્ર દ્વારા રાહત પુનઃવસનની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે બોટાદમાં પડેલા વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થતા ખેડૂતો તરફથી સહાય અંગે રજુઆત કરાઇ છે મોરબીમાં સરકારી શાળાઓમાં પાણી ભરાતા શાળાના કોમ્યુટર પુસ્તકો નોટબુકો ને ભારે નુકસાન થયું છે પંચમહાલ જિલ્લાની પાનમ કેનાલમાં ગાબડુ પડતા આસપાસના ખેતરોમાં ભારે નુકસાન થયું છે

જી વી સી

આ અંગે વધ્ માહિતી આપે છે

અમારા તાપીના પ્રતિનિધિ જણાવે છે કે ઉકાઇ ડેમમાં ઉપરવાસ માંથી પાણીની આવક ઘટી છે

પાણીની આવકના પગલે ડેમ માંથી મહીનદીમાં પાણી છોડાઇ રહ્યું છે

કાયદા મંત્રાલયના ન્યાય વિભાગે રૂા

કેન્દ્ર આ કામમાં એક વર્ષ માટે નિર્ભાયા ફંડ અંતર્ગત રૂા

સરકારની પહેલ અને મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત એનજીઓને ટેકો પૂરો પાડવા માટે આ ભંડોળ રચવામાં આવ્યું છે

બોકડેએ લોકાર્પણ કર્યું

જેમાં કુલ સાત ઇવેન્ટ યોજાશે કેન્દ્રીય રમત ગમત મંત્રી કીરન રિજ્જુ અને રાજ્યના ખેલમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ આવતીકાલે આ સ્પર્ધાનો સત્તાવાર પ્રારંભ કરાવશે